તેઓ યુવાનોએ મેળવેલી સિદ્ધિઓ અને પ્રયાસોને આ કાર્યક્રમના માધ્યમથી અન્ય સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે છે

પ્રધાનમંત્રીએ કહ્યું કે મન કી બાતના કારજ્ઞે રેડિયો વ્ધુ લોકપ્રિય માધ્યમ બન્યું છે તે અંગે તેમને સંતોષ છે

પ્રધાનમંત્રીએ કહયું કે નાગરિકોની ભાવના અને વિચારો તેમના સુધી પહોંચતા જ રહેશે અને આ પરીબળ મન કી બાતને વધુ રસપ્રદ અસરકારક અને ઉપયોગી બનાવશે શ્રી મોદીએ આ કાર્યક્રમ વધુ ને વધુ લોકો સુધી પહોંચી શકયો તે માટે પ્રસાર માધ્યમોનો આભાર માન્યો હતો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપણા બંધારણમાં ફરજ અને અધિકારો સ્પષ્ટ રીતે અને સર્વગ્રાહી રીતે વણી લેવાયા છે તે અંગે સંતોષ વ્યકત કરીને બંધારશના મુલ્યોને સાચવીને આગળ વધવા નાગરીકોને અનુરોધ કર્યો હતો

બીએસએનએલના જનરલ મેનેજર સંજીવ સિંઘવીએ આપેલી માહિતી અનુસાર જિલ્લાના સરહદી વિસ્તારના એવા બોર્ડર પોઇન્ટ કે જયાં કોઇપણ પ્રકારની નેટવર્ક કનેટીવીટી નથી ત્યાં જવાનો સંપર્કમાં રહી શકે તે માટે ખાસ ડિજિટલ સેટેલાઇટ ફોન અપાયા છે સેટેલાઇટ મારફત કૉમ્યુનિકેશન થઇ શકે તે માટે બોર્ડર પોઇન્ટ પર ખાસ ડિસ્ક પણ લગાવાઇ છે

આ પ્રસંગે સ્થાનિક આગેવાનો દ્વારા કરાયેલી રજૂઆતને ધ્યાને લઇને તેમણે મદરેસા માટે શેડ અને પેવરબ્લોકની સુવિધા ઊભી થાય તે માટે એક લાખની ગ્રાન્ટ ફાળવી હતી સાંસદે ગામની વિકાસની ખૂટતી કોઇપણ કડી પૂરવા પોતે તત્પર હોવાનું જણાવ્યું હતું

તાલુકાના જુદા જુદા વિસ્તારમાંથી આવેલા બાળકોનું વજન ઉંચાઈ લંબાઈ તથા ભૂખના પરીક્ષણની કામગીરી કરાઇ હતી આ ઉપરાંત જરૂરિયાતમંદ શિશુને આર સી એય કાર્યક્રમ અંતર્ગત દવાઓ પણ અપાઈ હતી કેમ્પમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

વર્ગીશ કુરિયનના જન્મદિન નિમિત્તે દર વર્ષે નેશનલ મિલ્ક ડે તરીકે ઊજવાય છે

આ રેલી આજે અમદાવાદ પહોંચી હતી અને આવતી કાલે આણંદમાં સંપન્ન થશે

જેની ખાસ નોંધ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા આત્મહત્યા અટકાવવા માટે અનુમોદિત ઈન્ટરનેશનલ એસોસિયેશન ફોર સ્યુસાઈડ પ્રિવેન્શને લીધી છે